કચ્છમાં ભૂકંપ સમયે આકાશવાણી ભુજના ભવનને નુકશાન થયું તે સમયે તેઓ ભુજ આવ્યા હતા

તેમાં જમ્મુકાશ્મીરમાં વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશની જોગવાઇ છે તથા લદ્દાખના અલગ કેન્દ્રશાસિત પ્રદેશની પણ જોગવાઇ છે શ્રી શાહે જણાવ્યું કે જમ્મુકાશ્મીર ભારતનો અખંડ ભાગ છે અને સંસદને તે અંગેના કાયદા ઘડવાનો અધિકાર છે આ ખરડા દ્વારા જમ્મુકાશ્મીર ભારતના અભિન્ન અંગ તરીકે રહે તેવી બાબતની ખાતરી થાય છે

રાજય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નીમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ ટેબલેટનું વિતરણ સહિતના વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનો શુભારંભ કરાશે

ભારતે ટોસ જીતી ફીલ્ડીંગ પસંદ કરી હતી

પરંતુ પવનની દિશા અને સાનુકુળ પધ્ધતિના વિકાસના અભાવે વરસાદ વરસતો નથી જોકે બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને ભલે આગામી શનિ રવિવારે કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે જો પવનની ગતિ અને દિશકા સાનુકુળ રહેશે તો ફરી મેઘમહેર થાય તેવા ઉજળા સંકેતો છે

ભુજની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ ભુજ જાયન્ટસ ગ્રુપ અને સાહેલી દ્વારા જાયન્ટસ હોલ ખાતે યોજાનારા કેમ્પમાં સાંધાના દુઃખાવા પેટના રોગો શરદી ઉધરસ તાવ જેવા રોગો વિગેરેનું આયુર્વેદિક પધ્ધતિથી નિદાન કરાશે